ઉપરાંત પેટ્રોલપંપ સવારે આઠથી સાંજના છ વાગ્યા સુધી ચાલ રાખી શકાશે જયારે હાઈવે પરના પેટ્રોલપંપો સમય બાધા વગર ખુલ્લા રહી શકશે તમામ પકારના દવાખાના લબોરેટરી દવાની દકાન કોઈપણ બાધ વગર ખુલી રાખો શકાશે

જેને અનુલક્ષોન જિલ્લામથક ભુજ રિથત કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રવિણા ડી

ની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લાના સામાજિક અગ્રણીઓ ધાર્મિક વડાઓ વેપારીઓ નાગરિકોએ હું પણ કોરોના વોરિયર્સ નો સામાજિક ચેતના જગાવવાના પ્રયાસો અંગે સંકલ્પ લીધો હતો ગજરાત જીતશે કોરોના હારશે એવી સામાજિક ચેતના જગાવો લોકોને કોરોના વચ્યે જીવવા આદત બને તેવો સંદશો આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેકટર પ્રવિણા ડી

બ માહિતી આપતાં જણાવ્યું હતું કે તારીખ રરમી મેના સેલ્ફી વી દાદા દાદી કે સલ્ફી વીથ નાના નાની અભિયાન છે જેથો બાળકો તથા વડોલોને ઘરમાં જ રહેવાની આદત રાખવામાં આવ

તેમણે લોકોને જીવા શલીમાં પરિવર્તન લાવવા જણાવ્યું હત

આ અંગે કચ્છ જિલ્લા પંચાયત દવારા બહાર પાડવામાં આવેલ વિગતો અનુસાર ગઈકાલે ભચાઉ તાલુકામાં કોરોનાના ચાર પોઝીટીવ કેસ નોંધાયા છે

જયારે એક દર્દીનું મોત નોંધાયું છે આશ્તોષ અંતાણી કચ્છ સરહદ ડેરી કચ્છ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લીમીટેડ સરહદ ડેરી દવારા લાખોંદ સ્થિત દુધ પ્રોસેસોંગ પ્લાન્ટ ખાતે સ્થપાયેલા પનીર પ્લાન્ટનું નિયામક મંડળની બેઠક સાથે ઓનલાઈન લોચિંગ કરવામાં આવ્યું હતું આ અંગે સરહદ ડેરીના ચેરમેન વાલમજી હુંબલ માહિતી આપતાં જણાવ્યું હત કે સરકારનો રાષ્ટ્રિય કૃષિ વિકાસ યોજના આર કે વી વાય અંતર્ગત બે ટન પ્રતિદિનની ક્ષમતાવાળો પ્લાન્ટ બનાવાયો છે

આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છ યુનિર્વસીટીના ગુજરાતી અને અંગ્રેજી વિભાગના બે વિધાર્થિઓએ તૈયાર કરેલા અહેવાલ આખરી તબકકામાં હોતાં પીએચડીના ઓનલાઈન વાયવા લેવામાં આવ્યા હતા મુંબઈ અને નાગપરના નિષ્ણાંતોએ ઓનલાઈન વાઈવા લીધા હતા આશ્રતોષ અંતાણી હવામાન સમગ્ર રાજયની સાથ કચ્છ જિલ્લામાં પણ તીવ્ર ગરમીનું મોજું યથાવત રહેવા પામ્યું છે વૈશાખ માસના અંતિમ દિવસોમાં ભર બપોરે અસલી વૈશાખી વાયરારૂપી લૂ અને સુર્યપ્રકોપથી જિલ્લાનું જન જવન ભારે પ્રભાવિત બન્યું છે